પ દર્દી વેન્ટીલેટર પર છે

જે માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે

ત્યારે કેન્દ્ર સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત છુટછાટો તા

ડી સી ના સ્થાનિક વડા શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફેકટરી ઇન્સ્પેકટર મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિશ્વીક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરવાની મંજુરીઓ આપશે વાણિજ્યીક ઊદ્યોગો અને એકમો તા

આ તકેદારીઓ માં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ વાણિજ્યીક એકમોએ થર્મલ ગનફરજિયાત માસ્ક નો ઉપયોગ સેનિટાઇઝેશન સોશિયલ ડીસ્ટનસીંગ સ્ટેગર્ડ લંચ ટાઇમ સ્ટેગર્ડ એન્દ્રી અને એકઝીટ ટાઇમ અને ભીડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે

આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી અધિકારી શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે

ડી વરસાણી કુમાર શાળા ગાંધીધામની ગણેશનગર સરકારી હાઇસ્કૂલ અને અંજારની કે

આ કેન્દ્રો પર નગરપાલિકા દ્વારા સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થળે જરૂરિયાત મુજબના વિષયોના પેપરો મોકલી અપાયા છે

જિલ્લાના રજિસ્ટ્રાર ગૌતમભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં તા

અનાજ માર્કેટયાર્ડ શરૂ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેની જરૂરી સેનિટાઈઝીંગ માસ્ક ગ્લોવઝ તેમજ ડિજિટલ ઈન્ફારેડ ટેપ્રેચર ગન ખરીદવા અંગેની તમામ કામગીરી બજાર સમિતિઓએ તા